લોકસભામાં ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાવે કહ્યું કે રાજ્યો દ્વારા એનપીઆર અંગે ઉભી કરવામાં આવેલી શંકાકુશંકાનું નિવારણ કરાયું છે એનપીઆર માટે પ્રત્યેક પરિવાર કે વ્યક્તિની આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે આ માટેની માર્ગદર્શિકા પણ તૈયાર કરાઈ છે લોકોએ પોતાની માહિતી જ્ઞાન અને માન્યતાના આધારે પુરી પાડવાની છે તેમણે સ્પષ્ટતા કરી કે આ સમગ્ર કવાયતમાં કોઈપણ વ્યક્તિની નાગરિકતા અંગે શંકા હોય તો પણ કોઈ ચકાસણી થવાની નથી નેહલ ઠક્કર બુલેટ ટ્રેન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે બુલેટ ટ્રેન અંગે આપેલા નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે બુલેટટ્રેન એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદીનું સ્વપ્ર અને દેશની જનતા માટે સુવિધાલક્ષી વેપારલક્ષી સમયલક્ષી એક ગોરવશાળી ડ્રીમ પ્રોજકેટ છે દેશનો પ્રોજેકટ છે દેશમાં રહેતાં લોકો અને યુવા પેઢી ઈચ્છતા હોય છે કે વિશ્વમાં જે નવું હોય સારૂં અને ઉપયોગી હોય જે પ્રગતિકારક હોય જેનાથી વિશ્વમાં ગૌરવ થઈ શકે તેવાં પ્રોજેકટ આપણાં દેશમાં પણ બનવાં જોઈએ

બુલેટટ્રેનમાં શ્રી ઉધ્ધવ ઠાકરે સહયોગ આપશે જ તેવો વિશ્વાસ શ્રી પંડયાએ વ્યક્ત કર્યો હતો

આ વાઈરસ ગુજરાતમાં ન ફેલાઈ તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આ તકેદારીના ભાગરૂપે ચીનથી આવેલા પેસેન્જર્સને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે અમદાવાદમાં કોરોના વાઈરસનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે

મહિલાની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે તેમજ મહિલા દર્દીને કોરોના વાઈરસ છે કે નહીં તે અંગેની તપાસ કરવા માટે પૂજ઼ોની લેબમાં બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા છે

જેના કારણે માર્ચના અંતે પરીક્ષા પૂરી થયા પછી શૈક્ષણિક કાર્ય થતું નહોતું તે હવે પછી થવા લાગશે સરકારે સીબીએસઈ સ્કૂલની પેટર્ન પ્રમાણે શૈક્ષણિક વર્ષ શરૂ કરવાની પદ્વતિ અપનાવી છે

આ ઠરાવ રાજ્યની જિલ્લા પંચાયત નગર પંચાયત મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓ સરકાર દ્વારા મંજૂરી મેળવી સ્થપાયેલ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં રજિસ્ટર્ડ થયેલ સરકારી તેમજ બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એકસમાન રીતે લાગુ પડશે

નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્ન બેંક નાણા વાહન અકસ્માત લેબર વીજબીલ પાણીબીલ સર્વિસ મેટર રેવન્યુ મેટર લગ્ન સંબંધિત કેસ જમીન સંપાદનને લગતા કેસનો બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી નિકાલ કરવામાં આવશે જે પક્ષકારો કેસ મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ જિલ્લા અદાલત તેમજ તાલુકાના કાનુની સમિતિનો સંપર્ક કરી શકે છે

નેહલ ઠક્કર

કચ્છની પાંજરાપોળને કનડતા પ્રશ્નો અંગે ચર્ચા ઉપરાંત રખડતા ઢોરોના મુદ્દે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત ગો શાળા પાંજરાપોળોને કાયમી સબસિડી મળે તે માટે રજૂઆતો પણ કરાશે